મુખ્યમંત્રી વિજયરૂપાણી સહિત રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અંતિમ યાત્રામાં જોડાશે

વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે

અંબાજીમાં પણ રવિવારે મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે ગઇકાલે પણ ચાલુ રહેતા અંબાજીમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાવ્યો છે અંબાજીમાં પડેલા વરસાદને કારણે તેલિયા નદી બે કાંઠે વહેતી થઇ છે અંબાજી પંથકના મેઘરજ મોડાસા ભિલોડા માલપુર અને ધનસુરામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાવ્યો હતો

અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લો પાણીમાં તરબોળ થઇ ગયો છે જેને લઇ ડાંગ લોક માતા ખાપરી ગીરા પૂર્ણા અને અંબિકા નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા નદીઓ ગાંડીતુર બની છે જેને લઇ વઘઇ નજીક આવલ ગીરોધોધ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સોળે કળાએ ખીલી ઉઢચો છે જેને માણવા દ્વરદ્વરથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ થયો હતો જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી

ડોસવાડા વિથર ડેમ છલકાતા તેનો નજારો માણવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે અમદાવાદ શહેરમાં પણ ગઇકાલે મોસમનો પ્રથમ સાર્વત્રિક વરસાદ રહ્યો છે શહેર લગભગ તમામ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે શહેરના સરખેજ વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો તો મેમ્કો અને નરોડા વિસ્તારમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજપીપળા ખાતે ગઇકાલે પડેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા રાજકોટ જિલ્લાના તિલકવાડા ગરૂડેશ્વર દેડીયાપાડા ખાતે આગબારા નાંદોહ તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાવ્યો હતો

દરમ્યાન નવસારીમાં પડેલા ભારે વરસાદના કારણે વેડછા નજીક મુંબઇથી આવતી ટ્રેનોના ટ્રેક ઉપર વૃક્ષ પડતા અમદાવાદ તરફ જતા ટ્રેન વ્યવહારને અસર પડી હતી રાજધાની સહિત સુરત તરફ જતી ટ્રેનો મોડી પડી હતી તંત્ર દ્વારા ત્રટેલા ઝાડને ખસેડી ટ્રેન વ્યવહાર ફરીથી ચાલુ કરાયો હતો અંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે એક બંધ મકાનની દિવાલ ધરાશથી થવાની ઘટાના બની હતી

માછીમારોને દરિયા નહી ખેડવાની ચેતવણી આપી છે

આજે સમગ્ર દેશની જનતાએ કોંગ્રેસના જાતિવાદ વંશવાદ પરિવારવાદને જાકારો આપી ભાજપાની રાષ્ટ્રવાદ અને વિકાસવાદની વિચારધારાને અપનાવી ભાજપા પર વિશ્વાસ મુક્યો છે

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં ગઇકાલે સુરત ખાતે સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા વ્રધ્ધિ અભિયાનના અત્યાર સુધી થયેલ કાર્યક્રમોની સમીક્ષા તેમજ માર્ગદર્શન માટે દક્ષિણ અને મધ્ય ઝોનમાં આવતાં જીલ્લા શહેરના અગ્રણીઓ તથા ભાજપા આગેવાનઓની સંયુક્ત બેઠક યોજાઇ ગઇ

સવારે વ્યાવસાયીકો ઉદ્યોગકારો અને અગ્રણીઓની અને બપોરે વિવેકાનંદ યુવક મંડળના જીલ્લા સંયોજકોની બેઠક યોજાશે બપોર બાદ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગુજરાતભરની તમામ સંસ્થાઓના સીન્ડીકેટ સેનેટ સભ્યો તથા શૈક્ષક્ષિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અગ્રણીઓની બેઠક યોજાશે

પૂર્વ રાજ્યપાલ રામ નાઇકની ઉપસ્થિતિમાં શ્રીમતિ આનંદીબેન ગઇકાલે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા લખનૌ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અલ્હાબાદના વડીઅદાલતના મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુરે શ્રીમતિ પટેલને શપથ ગ્રહણ કરાવ્યા હતા

ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સંસદ સભ્ય વિક્રલભાઇ રાદડિયાનું ગઇકાલે સવારે અમદાવાદ ખાતે અવસાન થયું હતું તેઓ લાંબા સમયથી બિમાર હતા વિક્રલભાઇ રાદડિયાના અવસાન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે સહકાર કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે શ્રી વિક્રલભાઇ રાદડીયાના નિધન અંગે દુખની લાગણી વ્યક્ત કરતા શોકસંદેશામાં જગ્નાવ્યું છે કે સ્વર્ગસ્થ શ્રી વિક્રલભાઇ રાદડીયા તેજસ્વી પ્રતિભા ધરાવતા રાજનીતિજ્ઞ જ નહી સૌરાષ્ટ્ર પંથકના અગ્રીમ હરોળના સહકારી આગેવાન હતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વર્ગસ્થને શોકાંજલી આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ધરતીપુત્રોના હિતની સદાય ચિંતા કરનારા એક અગ્રણી સહકારી આગેવાન ગુજરાતે ગુમાવ્યા છે

ભારતીય કંપનીઓને લેકટોઝ ફી દૂધનાં ઉત્પાદન માટેની ટેકનોલોજી માટે વિદેશ પર નિર્ભર રહેવું પડે છે તેમજ લેકટોઝ ફી દૂધ તૈયાર કરવા માટે ડેરીઓને એન્ઝાઈમ્સને કેમીકલ સાથે મિકસ કરવા માટે પણ વિદેશથી આયાત ટેકનોલોજી પર નિર્ભર રહેવું પડતું હતું

લેકટોઝ ફી દૂધ ન મળવાનાં કારણે ગ્રાહકો માટે મુસ્કેલી સર્જાતી હતીપરંતુ માર્કેટમાં તેની ખુબજ ડીમાન્ડ હોઈ આણંદનાં ગુજરાત કો